નવી દિલ્ફીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યુ કે જાહેરક્ષેત્રની દસ બેન્કોને ભેળવી દઈ ચાર મોટી બેન્ક રચાશે

તેમણે સી એમ ડેશબોર્ડના માધ્યમથી રાજય સરકારના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા અને લક્ષ્યાંકપુર્તિ માટેના મુખ્યમંત્રી કક્ષાએથી જ સીધા થતાં મોનીટરીંગની કામગીરી નિફાળીને પ્રભાવિત થયા હતા તદ ઉપરાંત મુખ્યમંત્રી અને મહિલા બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં બેઠક યોજી ગુજરાત સરકાર ક્રારા માતૃ બાળ કલ્યાણની અનેક યોજનાઓની માહિતી મેળવી હતી

સદર તાલીમમાં ખેડૂતોને દાડમ વિષયક તમામ માહિતી આપવામાં આવેલ ફતી જેમાં ખેડૂતોને દાડમના વાવેતર વિશે તેની જાતો વિશે દાડમને ક્યારે પ્રુનિંગ કરવું તેમાં આવતા રોગો અને જિવાતોના નિયંત્રણ વિશે અને ઉત્પાદન વધુ લેવા માટેના મુદ્દાઓ વિશે તેમજ દાડમનું વેલ્યુ એડીશન વિશે માફિતી આપવામાં આવી હતી

જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નફીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાફી ફાથ ધરવામાં આવશે તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કુલદીપસિંફ ઝાલા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે

એમ એલ ટી બેચનાઉદ્વાટન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું

ગઢવીએ કહ્યું કે આધુનિક મેડિકલ વિજ્ઞાનમાં સારવાર લેબ પરિક્ષણનાં રસ્તેથી જ પસાર થતી જ્ઞેવાથી લેબોરેટરી ટેકનીશીયનનું મહત્વ વધી રહ્યું છે

રાજય સરકારના આ નિર્ણય સાથે કચ્છમાં પણ શિક્ષણ તંત્રએ શાળાઓમાંથી વિધાર્થીઓને જાદુના ખેલ બતાવવા લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રીને ફરિયાદ કરતાં તે અનુસંધાને રાજય દ્રારા લેવાયેલ આ નિર્ણયને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે પણ શાળાઓમાં આ અંગે જાણ કરતો પરિપત્ર જારી કર્યો છે